બેઠકની શરૂઆતમાં ભૂતપૂર્લ સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મો ન પાળવામાં આવ્યું હતું બેઠકમાં શ્રી મોદીએ સત્ર દરમ્યાન રચનાત્મક વાતાવરણ ઉભું કરવા અને લોકોના કલ્યાણને લગતા મુદ્દાઓને લગતા મુદ્દાઓને સામૂહિક રીતે સમાધાન લાવવા તમામ પક્ષોને અનુરોધ કર્યો હતો

શ્રી નાયડુએ ઉપલાગ્ર હની સરળ કાર્યવાહી માટે નવી દીલ્હી ખાતે નેતાઓ સાથે બેઠક યોજી હતી

શ્રી નાયડુએ સત્ર સુચારૂ અને સરળ રીતે ચાલે તે માટે સૂચનો અને સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો

બપોરે બે અને ત્રીસ મિનિટ થી ત્રણ વાગ્યા દરમિયાન ત્રણ વાગ્યાથી ત્રણ ને પાંચ મિનિટ દરમિયાન પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પારસરિત થશે

કલ્પના શાહ્ રાષ્ટ્રપતિ કચ્છ મુલાકાતે કચ્છમાં ધોરડો ના શ્વેત રણ માં દર વર્ષે યોજાતા રણોત્સવનું ચાલુ વર્ષે ભલે હજી સત્તાવાર ઉદ્વાટન થયું નથી પરંતુ પ્રવાસીઓનો ભારે ધમધમાટ શરૂ થઇ ચુક્વો છે ત્યારે યાલુ માસના અંતમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રણોત્સવની મુલાકાતે આવી રહ્યા છે તેવા અહેવાલ સાંપડ્યા છે

અત્રે જણાવીએ કે તેઓ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે કલ્પના શાહ્ અંજાર સહકાર ભવન ઉદ્વાટન શ્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સહકારી ક્ષેત્રોને ખુબ જ મજબૂત બનાવ્યું હતું તે રીતે રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની સરકાર સહકારી ક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ છે તેમ અંજાર તાલુકા ખરીદ વેંચાણ સંઘના નવનિર્મિત સહકાર ભવન ઉદ્વાટન પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વાસણ ભાઈ આહીરે જણાવ્યું હતું અંજાર ખાતે સહકાર ભવન ઉદ્વાટન સમારોફને દીપ પ્રગટાવી ખુલ્લો મુકતા અંજારના ધારાસભ્ય એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આફીરે આ તકે તાલુકાને સહકાર ભવનની ઉત્તમ ભેટ મળી તે બાદલ ફર્ષની લાગણી વ્યક્ત કરી હતી

અખબારી થાદીમાં જણાવ્યા પ્રમાણે યૂંટણી આગામી તા

લખપત મુન્દ્રા ગાંધીધામ અને રાપર તાલુકામાં છુટાછવાયા ઝરમર વરસાદી ઝાપટા પડતા માર્ગો ભીના થયા હતા જો કે ગઈ રાત સુધી પણ ભેજ સાથે વાદળિયાં માહોલ શુષ્કતા સર્જી હતી અને હવે ગમે ત્યારે ઠંડા પવનો સાથે ઠંડીનો દોર શરુ થાય તેવું મનાઈ રહ્યું છે